ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે

નક્રાએ આજે પાટનગર દિલ્હીમાં શહિદી પાર્કમાં જઇ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના આદર્શ અને ભારતીય જનસંઘના સ્થાપક ડોકટર શ્યામાપ્રસાદ મુખર્જીને આજે તેમના શહિદ દિને શ્રદ્ધાંજલિ પાઠવી છે શ્રી મોદીએ એક ટ્વીટ સંદેશામાં કહ્યું છે કે એક સમર્પિત દેશ ભક્ત અને ગૌરવશાળી રાષ્ટ્રવાદી એવા ડોકટર મુખર્જીએ તેમનું પૂરૂં જીવન ભારતની એકતા અને અખંડિતતા માટે અર્પણ કરી દીધું હતું

ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ પક્ષના કાર્યવાહક અધ્યક્ષ જે

નક્રા ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી અને અન્ય કેટલાય નેતાઓ નવી દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં આવેલા ડોક્ટર મુખર્જીના તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરી હતી રાજ્ય સરકાર નવી ટેકનોલોજીના ઉપયોગ વડે નાગરિકોને વધુ સારી પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા પ્રતિબધ્ધ છે

તેમણે કહ્યું કે એસટી બસમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યા છે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 રાજ્યમાં પર્યાવરણને અનુકુળ ઇલેક્ટ્રીક બસ ચલાવવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી

ભાવનગરના જવાહર મેદાન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી સુપર એક્સપ્રેસ ગુર્જર નગરી બસો વાહન વ્યવહાર જાગૃતિ શિક્ષણ મોબાઈલ ટીમ વાનનું લોકાર્પણ કર્યું હતું સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના બધા જ એસટી ડેપોને તબક્કાવાર આધુનિક સુવિધાવાળા બનાવવાની યોજના અમલમાં મૂકાઈ છે

મેઘરાજાના આગમનની છડી પોકારતા ચોમાસા પહેલાના વરસાદી ઝાપટાં રાજ્યના અનેક ભાગમાં આવવા લાગ્યા છે

આ વરસાદી વાતાવરણ આગામી પંદરેક દિવસ જળવાઈ રહેવાની આશા છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ કોસ્ટલ પોલિસ સ્ટેશનની મુલાકાત કરી હતી સરકારી શાળામાં અભ્યાસ કરતા ધો

સિંહોના ગ્રૂપનું લોકેશન શોધવામાં આવે છે બાદમાં વેટરનીટી ડોક્ટર ઇન્જેક્શનથી સિંહને બેભાન કરે છે અને બાદમાં સિંહની ગરદને રેડિયો કોલર પહેરાવી દેવામાં આવે છે